નું ખાનગીકરણ થવાનું નથી માત્ર એલ આઈ સી

ઓ

વિવિધ રાજ્કીય પક્ષોનાં વરિષ્ટ નેતાઓ અને સ્ટાર પ્રચારકો ચૂંટણી સભાઓ યોજીને મતદારોને રીઝવી રહ્યા છે

પશ્ચિમ બંગાળનાં પુરૂલિયામાં એક રેલીને સંબોધતાં ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે જ્યાં પણ ભાજપ પાર્ટી સત્તામાં આવી છે ત્યાં સમસ્યાઓ હલ થઈ ગઈ છે શ્રી મોદીએ વધુમાં જણાવ્યું કે પૂરૂલિયા જિલ્લામાં પાણીનો અભાવ છે અને રોડ રસ્તાઓના પ્રશ્નો છે તેમણે ધ્યાન દોર્યું કે પર્યટન અને કૃષિ આધારિત ઉદ્યોગોને લગતા જંગલમહાલ વિસ્તારમાં વિકાસની ઘણી તકો છે તેમણે વચન આપ્યું કે જો ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તા પર આવશે તો આ બધાની ખૂબ મહત્ત્વની કાળજી લેવામાં આવશે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આસામના કરીમગંજમાં યૂંટણી સભાને સંબોધન કરતાં જણાવ્યું છે કે નજીકના ભવિષ્યમાં સતત અને તીવ્ર વિકાસ આસામના લોકોને પહોં ચાડવામાં આવશે દક્ષિણ આસામના કરીમગંજમાં યૂંટણી સભાને સંબોધન કરતાં શ્રી મોદીએ કહ્યું હતું કે એક સમયે બરાક ધાટી આસામનો પ્રવેશ દ્વાર હતાં પરંતુ કોંગ્રેસ સરકારોના ભ્રષ્ટાચારથી આસામની સંપર્કમાં ખલેલ પડી તેમણે કહ્યું કે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારોએ આ સંપર્કને પાછો લાવવા તમામ પ્રયાસો કર્યા છે અને જો રાજ્યમાં ભાજપને ફરીથી સત્તા આપવામાં આવે તો આ પ્રયાસો પૂર્ણપણે મજબૂત બનાવવામાં આવશે

આ અંગેની જાહેરાત કરતા ભાજપના મહાસચિવ અરૂણસિંહે કહ્યું કે આ યાદીમાં ઘણા પૂર્વ અને વર્તમાન સાંસદો અને ધારાસભ્યો શિક્ષણવિદો અને કલાકારો સહિત અનેક જાણીતી હસ્તીઓ શામેલ છે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પક્ષનાં ઉપાધ્યક્ષ મુકુલ રોય કૃષ્ણનગર ઉત્તર બેઠક પરથી ચૂંટણી લડશે અને પ્રદેશ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાહ્લ સિંહાને હબરાથી મેદાનમાં ઉતાર્યા છે વૈજ્ઞાનિક ગોર્વધનદાસ પ્રર્વસ્થલી ઉત્તર બેઠક પરથી અને ક્રટબોલર કલ્યાણ ચૌબે મણિકટોલાથી ચૂંટણી લડશે હાલ ના સાંસદ જગન્નાથ સરકાર શાંતિપુરથી અને પૂર્વ ધારાસભ્ય બંકિમચંદ્ર ઘોષને ચક્દાહાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે લોક ગાયક આશિમ સરકાર હરીન્ઘટાથી ચૂંટણી લડશે

ગોવિલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પદભાર સંભાબ્યા પછી રાજકારણની વ્યાખ્યા બદલાઈ ગઈ છે અને રાજકીય પક્ષો અને રાજકારણીઓની વિચારસરણી પણ બદલાઈ ગઈ છે શ્રી ગોવિલે કહ્યું કે તેઓ રાષ્ટ્ર નિર્માણમાં ફાળો આપશે

અયોગ્ય અને પ્રદૂષિત વાહનોનો તબક્કાવાર નાશ કરવા માટેની પદ્વતિ ઉભી કરવા આ નીતિ રજુ કરવામાં આવી છે લોકસભામાં આજે આ નીતિ અંગે નિવેદન આપતાં શ્રી ગડકરીએ જણાવ્યું કે તે પ્રદૂષણ ફેલાવતા વાહનોના ઉત્સર્જનને ઘટાડીને ઓટોમોબાઈલ ક્ષેત્રે મોટું પરિવર્તન આવશે અને વાહનોની બળતણ કાર્યક્ષમતામાં સુધારો કરશે માર્ગ અને વાહનોની સલામતી સુનિશ્ચિત થશે ઉદ્યોગો માટે ઓછી કિંમતના કાયા માલની ઉપલબ્ધતામાં વધારો કરશે અને કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે જીએસટીની આવકમાં વધારો કરશે

શ્રી ગડકરીએ જણાવ્યું કે આ યોજના જૂના વાહનોના માલિકોને તેમના જૂના અને અયોગ્ય વાહનોને સ્ક્રેપિંગ સર્ટિફિ કેટ બનાવ્યા પછી રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ કેન્દ્રો દ્વારા સ્ક્રેપ કરવા માટે પ્રોત્સાહન પ્રદાન કરશે

રાજ્યસભામાં આજે પૂરક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે સરકાર દરેક જગ્યા એ ભારતીય મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા કટિબદ્ધ છે

ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે

આ શ્રેણીમાં રહેવા માટે ભારત માટે આ મુકાબલો જીતવો જરૂરી છે આજની મેચમાં ભારતે યજુવેન્દ્ર ચહલ અને ઇશાન કિશનની જગ્યાએ રાહ્લ ચહર અને સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરવામાં આવ્યો છે વિરાટ કોહલી માત્ર એક રન કરીને આઉટ થયો હતો

નોંધનીય છે કે કોરોનાના વધતા જતા કેસોને લીધે મેચ પ્રેક્ષકો વિના પૂર્ણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે